સાથે જ ઝાયડસ કેડિલા હેલ્થકેરની ઝાયકોવ ડીના ત્રીજા તબક્કાના પરિક્ષણની પણ ભલામણ કરી છે આજે સવારે પત્રકારો સાથેની વાતચીતમાં ભારતના ઔષધ મહાનિયામક વી

સોમાણીએ આ અંગે જાહેરાત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ સામેની લડત માટે વૈજ્ઞાનિકોના પ્રયાસોને બિરદાવ્યા છે અને વધુ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે આ પ્રસંગે ટવીટ સંદેશામાં પ્રધાનમંત્રીએ જણાવ્યુંછે કે બંને રસીઓનું ઇમરજન્સી ઉપયોગ એ દરેક ભારતીય માટે ગર્વની બાબત છે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં વૈજ્ઞાનિકોએ સેવા અને કરૂણાની ભાવનાથી સતત કામગીરીકરી તેમની ફરજ બજાવી છે

અમારા ગીરસોમનાથના પ્રતિનિધિ જણાવે છે કે ઉના શહેરના શાસ્ત્રીનગરમાં રહેતી અને દિવ્યાંગ બાળકી દિવ્યા પરેશભાઈ ગોસાઈએ રાજ્ય સરકારની જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ નંબર મેળવ્યો છે

ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ટી

ડામોર દ્વારા એક જાહેરનામુ જારી કરી કેટલીક બાબતો ઉપર પ્રતિબંધ ફરમાવાથો છે

પરંતુ કેટલાક ખેડૂતોની ડાંગર વેચાઈ ન હતી

જે હવે મુદત વધતા પોતાની ડાંગર વેચી શકશે